સીધા કરવેરામાં સુધારણાની દિશામાં એક મહત્વના પગલારૂપ આ પોર્ટલનું વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી શ્રી મોદી ઉદઘાટન કરશે કર સુ ધારણાનો મુખ્ય હેનુ કરવેરામાં ઘટાડો કરવાનો અને સીંઘા કરવેરાના કાયદા સરળ બનાવવાનો છે

ઉત્તરપ્રદેશના મથુ રા અને વૃં દાવનમાં પરંપરાગત વિધિવિધાન સાથે જન્માષ્ટમી ઉજવાસે જો કે કોરોના સંક્રમણને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે નહી ભક્તો પુજાનું સીધુ પ્રસારણ જોઈ શકશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ દેશ વાસીઓને જન્માષ્ટમીની શુભકામના પાઠવી છે

રાજયના દ્રારકાડાકોર સહિતના તમામ મંદિરોમાં આજે વિશેષ પુજા અર્ચન ધુ નુભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યુ છે જો કે મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી ભક્તો ઘરે બેઠા કૃષ્ણ જન્મની ઉજવણી કરશે

જો કે કોરોનાની સ્થિતિને અનુ લક્ષીને જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના મુખ્ય શ્રીકૃષ્ણ મંદિરો તેમજ હવેલીઓ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે

વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્રારા જિલ્લા મથક ભુજ ખાતે જન્માષ્ટમીની સાદાઈ પુ ર્વક ઉજવણી કરવામાં આવશે પરંપરાગત શોભાયાત્રા અને મટકીફોડ જેવા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે

આશુ તોષ અંતાણી વરસાદ સમગ્ર રાજયમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસરરૂપે કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે

એલ અમદાવાદ કાપડ સંશોધન સંસ્થા અટિરા ભારતીય પ્રબંધ સંસ્થાન આઈ આઈ